પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

અલબત ગૃહ મંત્રાલયે આવી છૂટછાટ વધુ એક માસ લંબાવતા હુકમમાં કહ્યું છે કે કોરોના યાલ્યો ગયો છે તેવા ભ્રમમાં કોઈએ રહેવું નહીં અને પોતે અને પરિવારને બયાવવાની જવાબદારી બધાએ અદા કરવાની છે આઠમી ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ અનુરૂપ વર્તણૂક માટેનું જન આંદોલનનો પ્રારંભ કરાવતી સૂચક વાત કરી હતી કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં

ગાંધીનગર બેઠા બે સિરામિક કારખાનાનું ઈ ભૂમિપૂજન કરવા પ્રસંગે તેમણે આમ કહ્યું હતું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

ગાંધીનગરના સ્મશાનગૃહમાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા

તેઓ કોરાનાની સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશમાં મહેશ અને નરેશ બંનેના નિધન પર શોક વ્યકત કર્યો હતો તેમણે કહ્યુ કે સંસ્ક્રતિ જગત ગુજરાતી ગીતો અને સંગીત માટેના તેમના થોગદાનને કથારેય નહિ ભૂલી શકાય ગૃહમંત્રી અમિત શાહે સ્વર્ગથ આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરતા ટવીટ સંદેશમાં લખ્યુ કે ગુજરાતી ફિલ્મોમાં તેમનુ યોગદાન લોકોના દિલમાં અમર રહેશે ગુજરાતના રાજયપાલશ્રી આયાર્થ દેવવ્રતે શ્રધ્ધા સુમન પાઠવતા જણાવ્યુ કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે સ્વ નરેશ કનોડિયાનુ યોગદાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વગર્સ્થ નરેશ કનોડિયા એ ગુજરાતી યલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરી દસકાઓ સુધી લોક માનસમાં એક આગવુ સ્થાન મેળવ્યુ છે

દેશમાં ભ્રષ્ટાયાર સામે લોકોમાં જાગૃતિ સર્જવાના ભાગ રૂપે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે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 વડોદરાના પાવર ગ્રીડ કોર્પોરેશનના પશ્ચિમ ક્ષેત્રના કાર્યાલથ માં સતર્કતા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે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

પાટણ જીલ્લામાં એકત્રીસ નવા કેસ નોંધાયા જયારે પંદર દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી દાહોદ જિલ્લામા નવા પાંચ કેસ નોધાયા જયારે સાત દર્દીઓને રજા આપવામાં આવી મહીસાગર જીલ્લામાં આઠ નવા દર્દીઓ નોધાયા અને સાત દર્દીઓને રજા આપવામાં આવી નર્મદા જીલ્લામાં નવા અગિયાર કેસ નોધાયા જયારે અગિયાર દર્દીઓ સાજા થયા મહેસાણા જિલ્લામાં સોળ નવા કેસ નોંધાયા જયારે યોસઠ દર્દીઓ સાજા થયા જયારે છોટા ઉદેપુર જીલ્લામાં સાત નવા કેસ નોધાયા પોરબંદર જીલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી તેમ જિલ્લા પ્રતિનિધિ જણાવે છે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

દર વર્ષે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી આ મેળો યોજાતો હોય છે અને લાખો શ્રધ્ધાળું અહી આવતા હોય છે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

પક્ષી માળા માટે ગરબાનો ઉપયોગ રાજપીપળામાં હરસિધ્યિ માતાના મંદિર સાથે જોડાયેલા યુવાનોએ નવરાત્રિ પૂરી થયા બાદ માટીના ગરબાનું જલમાં વિસર્જન કરવાની પરંપરામાં એક જીવદયાનો દાખલો ઉમેરથો છે

ધાર્મિક પ્રથામાં જીવદયાનો ઉપાય શોધવાની આ પહેલને રાજપીપળામાં સારો આવકાર મળ્યો છે